અગાઉ આવી તકરારી નોંધ જમીન મહેસૂલ નિયમો અન્વયે પહેલાં મામલતદાર કક્ષાએ સૂનાવણી હાથ ધરાયા બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેકટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી શ્રી વિજયભાઇ રૂપાણીએ હવે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતાં જુદા જુદા ત્રણ તબક્કે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપિલને સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેકટર કક્ષાએ કરવાનો પ્રજાહિતકારી અભિગમ અપનાવ્યો છે રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું આખરી જાહેરનામું જારી કર્યુ છે હવે રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ શરૂ થશે આ નિર્ણયને પગલે હવે જમીન તકરારી નોંધ અંગે સમયમર્યાદામાં નિર્ણય થઇ શકશે અને બિનજરૂરી લીટીગેશન નિવારી શકાશે માવઠું રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગઇકાલથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠેર ઠેર વરસાદી ઝાપટાં પડ્યા છે મધરાતથી ઝરમર વરસાદ અને પવનના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો આજે વહેલી સવારથી પણ ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મબ્યો છે અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મોડી રાત્રે અસરથી જોવા મળી હતી જોકે આ પહેલા અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને તેમના ઉત્પાદન તેમજ અન્ય સામાન સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે પણ અપિલ કરી હતી બોટાદ જિલ્લામાં ગઢડા અને બોટાદમાં વહેલી સવારથી ગાઢ વાદળાં છવાયા અને થોડા વરસાદ માવઠાથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે છોટા ઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદથી કપાસની જીનમાં કપાસ ઢાંકવા દોડાદોડ મચી જવા પામી છે મોડી સાંજે થોડું જોર વધતા કપાસના પાકને પણ અસર થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે હવામાન વિભાગની આગાહી બાદ આજે બીજા દિવસે પણ તાપી જિલ્લામાં ઝરમરીયો વરસાદ સવારના અરસામાં વરસ્યો હતો વરસાદને પગલે ઠંડક વાળા વાતાવરણમાં વધુ ઠંડક પ્રસરતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું બીજી તરફ કમોસમી વરસાદને પગલે ખેતીમાં પાકને નુકશાન જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઇ રહી છે તાપી જિલ્લા ખેતીવાડી અધિકારીના મતાનુસાર જિલ્લામાં હાલ શેરડી ચણા અને તુવેરનો પાક હોય જેમાં શેરડી અને ચણામાં આ કમો સમી વરસાદને પગલે કોઈ મોટું નુકસાન નથી પરંતુ તુવેરના પાકમાં આંશિક નુકશાન હોય શકે જે અંગેનો તાગ હવે મેળવાશે વડોદરા શહેર જિલ્લામાં ગઈકાલે મોડીરાતેથી વાતાવરણમાં અયાનક પલટો આવ્યો હતો અને ધીમી ગતિએ કમોસમી વરસાદ શરૂ થતા આખી રાત વરસાદ વરસતો રહ્યો હતો કમોસમી વરસાદને કારણે કપાસ સહિત શિયાળ્ પાકને ભારે નુકસાન થયું થયું છે જ્યારે વરસાદને કારણે શહેરના મુખ્ય રસ્તા પર કેટલીક જગ્યાએ પાણી પણ ભરાયા હતા

વલસાડ જિલ્લામાં આજરોજ સવારે છ કલાકથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદના પગલે વાતાવરણ ઠંડુગાર બન્યું હતું કમોસમી વરસાદના પગલે જિલ્લામાં શાકભાજી તેમજ રવિ પાકોને નુકસાન થયું છે વલસાડ જિલ્લાની આંબાવાડીઓમાં ખેડૂતોએ તાજેતરમાં જ દવાનો છટકાવ કર્યો હોય અને હાલે આ કમોસમી વરસાદના કારણે જંતુનાશક દવાનું ધોવાણ થતા ખેડૂતોને આર્થિક નુકશાન થવા પામ્યું છે ડાંગ જિલ્લામાં ગતરોજ સાંજથી જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો પરંતુ આજે સવાર થતાં આહવા સુબીર વઘઇ સાપુતારા અને તેના તળેટી વિસ્તારમાં મોસમનો મિજાજ બદલાયો હતો આજે સવારથી જ સમગ્ર ડાંગ જિલ્લાનું વાતાવરણ વાદળછાયું બની જવા પામ્યું છે ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ઘઉં ચણા લસણ ડુંગળી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે સાથે ગિરિમથક સાપુતારાનું વાતાવરણ આહલાદ્ક બની જવા પામ્યું છે મોસમ વિભાગે કરેલી આગાહીના પગલે ડાંગ જિલ્લામાં પણ તેની અસર વર્તાય છે સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલ સાંજથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદી વાતાવરણ જામતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે ગત મોડી રાત્રે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી રહ્યો હતો અને આજે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે હવામાન ખાતાની આગાહી મુજબ બે દિવસથી વરસાદી વાતાવરણ સર્જાવાને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે

હવામાન ખાતાની આગાહી કરવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેતી વાડી ઉત્પન્ન બજાર સમિતિઓને આગોતરી લેખિત જાણકારીની અવગણના કરતા મોટા પાયે કપાસ પલળી જવા પામ્યો છે રાજકોટ શહેર અને જિલ્લામાં ગુરૂવારની મોડી રાત્રે કમોસમી વરસાદ વરસી ગયો હતો જેના લીધે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી પાણીમાં પલળી જતા નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે

હજુ વાદળિયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે આ માવઠું લઝ્નો માટે વિલન બન્યું છે શહેરમાં અનેક પાર્ટી પ્લોટો ખુલ્લા મેદાનમાં યોજાયેલા લગ્ન સંમારંભોમાં વરસાદથી ભારે મુશ્કેલી ઉભી થઇ રહી છે ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજે વરસાદ પડ્યો હતો રાત્રે ધીમીધારે વરસાદ પડ્યા બાદ આજે વહેલી સવારે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો સવારના આઠ સુધીમાં ભાવનગર શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંઘાયો છે જ્યારે જીલ્લામાં તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે